ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં આજે ભારતીય પી વી

ગઈકાલે થયેલી સુનાવણી દરમ્યાન વરિષ્ઠ એડવોકેટ એ એમ

આ દરમ્યાન વિધાનસભાના સ્પીકર કે આર રમેશ કુમારે કહયું કે તેઓ બંધારણ નુસાર વર્તશે

ગઈકાલે મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

પરંતુ નીચલા વિસ્તારોમાં પરિહ્ય્થતિ હજુ યથાવત છે

જ્યારે એક લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે

કેન્દ્રીય ળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ ગઇકાલે સરગ્રસ્ત િલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ આ માહિતી આપી હતી

મંત્રીએ કહયું કે સરકારનો એક પ્રયત્ન રહયો છે કે દેશમાં મોટાભાગના વિસ્તારોને આવરી લેવાય

રા યસભાએ ગઈકાલે પસાર કર્યુ હતું યારે લોકસભામાં ગાઉ આ વિધેયક પસાર થયું હતું

રા યસભામાં ચર્ચાનો વાબ આપતા માનવ સંસાધન વિકાસ મત્રી રમેશ પોખરીયાલ નિશાંકે કહયું કે આ યુનિવર્સીટીઓ યાર વર્ષમાં બંધાઈ ૈ શે ૈ ને તેના માટે સત્તર સો કરોડ રૂપીયાની જાગવાઈ કરવામાં આવી છે

રા યના રમત ગમત મંત્રી નીલ વિ યે ણાવ્યું કે રા થમાં આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતી સંપુર્ણ યુનિવર્સીટી બનશે

મુખ્ય ન્યાયાધીશશ્રી ડી

તેમાં બોગસ વોટીંગ ટાળવા માટે મતદાતા ઓળખપત્રને આધાર સાથે સાંકળવા રજૂઆત થઇ છે

હકિકતમાં એક કરોડ આડત્રીસ લાખ કરદાતાઓએ આ ની તારીખ સુધીમાં ઈન્કમટેક્ષ રીટર્ન ભરી દીધા છે

જાધવને ફાલ પાકિસ્તાને ફાસીની સજા ફરમાવી છે

ભારતે પાકિસ્તાન ધ્વારા મીલેટ્રી કોર્ટની કરાયેલી કાર્યવાહીને પણ પડકારી છે બંને પક્ષકારોની આખરી દલીલોને સાંભળી ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે યુકાદો નામત રાખ્યો હતો

બેઠકમાં આતંકવાદને નાબૂદ કરવા માહિતી ને પ્રસારોમાં સારી પ્રણાલીનું આદાન પ્રદાન પરસ્પર ક્ષમતા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી

ખુબ નજીવા મતથી જીત્યા બાદ તેમણે મ બુત યુરોપ બનાવવા નુરોધ કર્યો હતો